વૈકયા નાયડુએ રાષ્ટ્રના વિકાસ માટે રાજકીય વિયારધારાના મતભેદોનો ત્યાગ કરવા અપીલ કરી છે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદિપ ધાનકર અને કોલાકાતાના મેયર ફિરહાદ હકિમે કોલકાતા હવાઇ મથકે તેમનુ સ્વાગત કર્યું હતુ પ્રધાનમંત્રી શહેરના ઓલ્ડ કરન્સી બિંલ્ડીંગ ખાતે કેટલાક કાર્યક્રમોનું ઉદઘાટન કરશે હાવરા બ્રિજમાં ડિજીટલ લાઇટ અને સાઉન્ડ સિસ્ટમનો શુંભારભ કરશે શ્રી મોદી રામકિષ્ન મઠ અને મિશનના મુખ્યમંથક બેલુરમઠની આજે રાત્રે મુલાકાત લેશે પશ્ચિમ બંગાડના મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતામાં રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા

આ ઉપરાંત રાજ્યને સંબધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા મમતા બેનરજીએ પ્રધાનમંત્રીને રાજ્યમાં દેઉયાપાયામી કોલ બ્લોક્સનું ઉદઘાટન કરવા પણ આમત્રણ આપ્યું હતુ

આજે સવારે બેંગાલુરુની હોસ્પિટલમાં તેમનુ અવસાન થયુ હતુ

મૂર્તિના પરિવારને શ્રંધાજલી આપતા શ્રી મોદીએ કહ્યું કે તેમના જવાથી ખૂબ દુઃખ થયુ છે

સમ્રગ દેશમાંથી બે હજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ભાગ લેશે પ્રધાનમંત્રી તેઓની સાથે સંવાદ કરી પ્રશ્નોના જવાબ આપશે શ્રી મોદી પરીક્ષાનો તણાવ કેવી રીતે ઓછો થાય તે અંગે ચર્ચા કરશે આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરતા કાનપુર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી શ્રધ્ધા યાદવે કહ્યું કે ગયા વર્ષે તેણે પ્રધાનમંત્રીને સવાલ પુછયો હતો અને તેમના જવાબ થી પ્રેરણા મળી હતી જમ્મુની ગવર્મેન્ટ ગર્લ્સ મોડલ હાયર સેકેન્ડરી સ્કુલની તુષારીકાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીને સાંભળવા માટે ખૂબ આતુરતા પૂર્વક રાહ જોઇ રહી છે

આ પ્રસંગે શ્રી શાહે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નિયત્રણમાં રાખવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે રાજ્યમાં ગુનાઓ નિયત્રણમાં લેવા વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટો મહત્વનું યોગદાન આપશે

ઇ ચલણ ની ચુકવણી માટે ઓનલાઇન પોર્ટલ અને સાઇબર ક્રાઇમ પ્રિવેશન યુનીટ આશ્વસ્ત સાઇબર ક્રાઇમના ભોગ બનેલા માટે હેલ્પ લાઇન સેવા કાર્યરત કરાઇ છે મંત્રીએ ગુજરાતના જૂદાજૂદા લોકનૃત્યોનો સમાવિષ્ટ કરતા છ જૂદાજૂદા પોસ્ટલ મેમેરી કાર્ડનું ઉદઘાટન કર્યુ હતુ

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદિપ સુરજેવાલાએ દેશમાં આ જંગલીયત માટે પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રી રાજનાથસિહ યૂપ હોવાનોં આક્ષેપ કર્યો છે અહેવાલને ટાકીને તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમે પૂચમાં હમલો કર્યો છે જેમાં આર્મીના બે મજદુરો માર્યા ગયા છે સુરેજવાલાએ પાકિસ્તાનની આ જંગલીયત માટે કેન્દ્ર સરકાર કેમ ચૂપ છે તેઓ સવાલ કર્યો હતો

આ પ્રસંગે મંત્રીશ્રી ગડકરીએ જણાવ્યું કે લાયસન્સની પ્રક્રિયામાં ઈ ગવર્નન્સનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ પારદર્શકતા તથા યોકસાઈ માટે પુણે તથા મહારાષ્ટ્રમાં લાયસન્સ માટેની ટેસ્ટ કમ્પ્યૂટર દ્વારા કરાશે વાહનોને ફિટનેસ તથા પીયુસીનાં પ્રમાણપત્રો જારી કરવાના મુદ્દે બે હજાર કેન્દ્રો શરૂ કરવાની દરખાસ્ત પણ મળી છે એમ તેમણે જણાવ્યું

એસ વિક્રમાદિત્ય ખાતે સફળતા પૂર્વક ઉતરાણ કર્યુ છે આ ફાઇટર એરક્રાફ્ટ ટ્રંક સમયમાં તેનુ પ્રથમ ઉડયન કરશે આ એરક્રાફટને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપ્ટમેન્ટ ઓર્ગેનીઝેસન ડી

ઓએ સ્વદેશી રીતે બનાવ્યું છે આ સિદ્ધિ માટે ડિઆરડીઓ અને નેવીને અભિનંદન આપતા સરક્ષણ મત્રી રાજનાથ સિંહં કહ્યુ કે તેમને આઇ

એસ વિક્રમાદિત્ય ખાતે નૌકાના એલસીએના ઉતરાણથી ખૂબ આંનદ થયો તેમણે કહ્યુ કે ઇન્ડિયન ફાઇટર એર ક્રાફ્ટના વિકાસ કાર્યકર્મોના ઇતિહાસમાં આ મહત્વની સફળતા છે ડી આર ડી ઓ ના ચેરમેન ડૉ જી સતિષ રેડ્ડીએ આ એર ક્રાફ્ટની બનાવટમાં ડી

ડી ઓ તેમજ અન્ય એજન્સીના ટીમ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા

વૈકયા નાયડુએ દેશના વિકાસ માટે રાજકીય વિયારધારાના મતભેદોને મીટાવી દેવા પર ભાર મૂક્યો છે

શ્રી નાયડુએ માતૃ ભાષામાં શિક્ષણ આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યુ કે માતૃ ભાષાએ સાંસકૃતિક આદાન પ્રદાન માટે મહત્વની છે તેથી તેને પ્રોત્સાહન આપવું જોઇએ ઉપરાષ્ટ્રપતિએ પ્રાદેશિક અને સ્થાનિક જળ સ્ત્રોની મહત્વતા પર ભાર મૂક્યો હતો

ઓમાનના સુલતાન ક્યુબુસબિન સઇદ ગઇ સાંજે મરણ પામ્યા હતા

ઇરાનની શસ્ત્ર સેનાએ કહ્યુ કે તેઓનું લક્ષ પ્લેનને બાનમાં રાખવાનું હતુ બગદાદમાં અમેરીકા દ્વારા ઇરાનના ઉચ્ય જનરલ કાસિમ સુલેમની ની હત્યાનો આ બદલો હતો દરમ્યાન ઇરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદજરીફે આ માનવીય ભૂલ માટે માફી માગી છે આ ભૂલના કારણે યુક્રેઇન પેસેજર પ્લેન તુટી પડ્યુ હતુ